વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડની પરિસ્થિતિ અંગે રાજયોના રાજયપાલો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફટન્ટ ગર્વનરોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ચર્ચા વિચારણા કરી છે

વૈકેંચા નાયડુએ બધા જ રાજયપાલોને કોવિડ સામેની લડતમાં બધા જ મુખ્યમંત્રીઓને સક્રિય સહકાર આપવા અનુ રોધ કર્યો હતો રાજયપાલોએ કોવિડ સામેની લડતમાં વધુ અસરકારક વ્યુ હરચના ધડવા મુખ્યમંત્રીઓનેમાર્ગદર્શન આપવુ જોઈએ તેમ શ્રી નાયડુએ ઉમેર્યુ હતું રાજ્યપાલોએ જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્રારા કરાતી પુરક કામગીર સમીક્ષા કરીને યોગદાન આપવુ જોઈએ પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે દેશમાં કોવિડની રસી પુ રતા પ્રમાણમાં ઉપલભ્ધ થાય તે માટે સરકાર પ્રતિબધ્ધ છે નેહ્લ ઠક્કર મુખ્યમંત્રી કેબીનેટ કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે આજ રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબીનેટમાં કહ્યુ હતુ કે એસએમએસ અને લોકજાગૃતી જ કોરોનાને હરાવવા માટે કારગત નિવડી શકે તેમ છે

બે જ વસ્તુ કોરોનાને અટકાવી શકે તેમ છે સોશ્યલ ડીસ્ટનશીગ અને માસ્ક બીજુ છે વેકસીનેશન શ્રી રૂપાણીએ રાજયમાં લોકડાઉન બાબતે આજ રોજ ફરી નિવેદન આપતા કહ્યુ હતુ કે લોકડાઉનથી કોરોના કાબુ માં ન આવે તેમ રાજયમાં લોકડાઉન તો નફી જ લાગે

સરકારે કચ્છ માટે ઓકસિજનના રો મટીરીયલ્સ વડોદરામાથી મોકલવામા આવશે તે અંગેનો નિર્ણય લેવાયો છે આ માટે રાજયમંત્રી વાણસભાઈ આહિરે પણ શ્રી મુકિમની સાથે ટેલીફોનીક વાતયીત કરી હોવાનુ માલુમ પડ્યુ છે આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ પણ કચ્છમાં ધીમા થઈ રહ્યા છે ત્યારે વધુ એક નવુ મશીન વસાવવામા આવે તેવો નિર્ણય પણ કચ્છના હિતમાં લેવાયો છે

ગુજરાત એટીએસને આ ડ્રગ્સની ડિલીવરી જખૌમાં થવાની હોવાની માહિતી મળી હતી જેના પગલે ગુજરાત એટીએસ અને દ્વારકા સ્પેશ્યલ ઓપરેશન ગુ પની ટીમ સક્રિય બની હતી આ જળસીમા વિસ્તાર કોસ્ટગાર્ડનો હોવાથી આ ઓપરેશનને સફળ બનાવવા માટે તેઓનો સહ્યોગ લેવામાં આવ્યો હતો નેહ્લ ઠક્કર આર્યુ વેદ શાખા હાલ કચ્છ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુ સાર આયુ ર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા દર શુક્રવારે સાંજે રાખવામાં આવતા યોગ ઈન્સ્ટ્રકટરના ઈન્ટરવ્યું હાલ કચેરીએથી અનય આદેશ ન થાય ત્યાં સુધી મોક્રફ રાખવામાં આવે છે ઈન્ટરવ્યુ શરૂ થયે નવી અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવશે જેથી જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા આયુ ર્વેદ અધિકારી જિલ્લા પંચાયત કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે નેહ્લ ઠક્કર રાપર એપીએમસી રાપર શહેર અને તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણવધ્યુ છે ત્યારે સંક્રમણની ચેનને તોડવા માટે હાલ રાપરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ ત્રણ દિવસ સુધી બજાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે તાલુકા અને શહેરોમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે આ સંદર્ભે વેપારીઓની બેઠક મળી હતી